આરતી ભદ્દ રાજ્યકક્ષાની પશુપાલન શિબીર અજાર તાલુકાના નિગાળ ગામે ફાલમાં પશુપાલન વિભાગ દ્વારા જિલા કક્ષાની પશુપાલન માર્ગદર્શન શીબીર્નોઓ કરછ મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ડેરી અને પશુપાલન વિકાસ માટે સદાય કટિબદ્ધ છે અને માનવ વસ્તી કરતા પશુ સંખ્યા ધરવતા કરછ જીલ્લામાં પસુપાલકો દ્વધ ઉત્પાદન દ્વારા પુરક રોજગારી મેળવી રહ્યા છે તેમજ જીલ્લમાં પશુપાલન ક્ષેત્રે સંકળાયેલા પસુપાલકો માટે રાજ્ય સરકાર દ્વારા યોજાતી શિબિરો થતી વેજ્ઞાનિક અભિગમ કેળવાય છે

આરતી ભદ્દ પ્રાંતઅધિકારી લખપતની મુલાકતે જીલ્લામાં નખત્રાણા પ્રાંત અધિકારી એ લખપત તાલુકા ની મુલાકાત દરમ્યાન આરોગ્ય ધાસ પાણી તેમજ સ્વરછતાં જેવા મુદે વફીવટી તંત્રના વિભાગો ને જણાવ્યું ફતું અને અધુરાશ પ્રર્ણ કરવા જણાવ્યું ફતું દયાપર આ તેના સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લઇ વોર્ડમાં જાત તપાસ કરી રોગી કલ્યાણ સમિતિ સાથે બેઠક નું આયોજન કરી આરોગ્ય અંગે ખૂટતી વ્યવસ્થા અને ડોકટરો ની જરૂરીયાત સ્વચ્છતાના અંગે તેમજ અન્ય અધુરાશ પૂર્ણ કરવાની સુચના આપવામાં આવી